યોજનાનો હેતુ જમીનમાં પોષક તત્વોની ખામી દુર કરવા ખેડુતોને જાગૃત કરવાનો છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક આજે નવી દિલ્ફીમાં યોજાશે અફઘાનીસ્તાનના યુંટણી પંચે અશરફ ઘનીને દેશના રાષ્ટ્રપતિ પદ માટેની યુંટણીમાં બીજી વાર યુંટાઇ આવ્યાની જાહેરાત કરી તેમના હરીફ અબ્દુલા અબ્દુલ્લાએ પોતાને વિજેતા જાહેર કર્યા છે

ચીનમાં મૃત્યુ પામનારાનો આંક બે ફજાર થી વધુ થયો છે

યોજનાનો હેતુ ખેડુતોને તેમની જમીનના પોષક તત્વોની યકાસણીના આધારે દર બે વર્ષે જમીન આરોગ્ય કાર્ડ આપવાનો છે જમીનમાં ખુટતા પોષકતત્વો વિશે ખેડુતોને અગાઉથી જાણકારી મળી રહેતી હોવાથી તેઓ તેમાં પોષકતત્વો ઉમેરીને પાક ઉત્પાદન વધારી શકે છે અને તેમની આવક પણ વધારી શકે છે પરીણામે ખેતી ટકાઉ બનાવવામાં મદદ મળે છે આ થોજનાનો પ્રારંભ કરાવતી વખતે શ્રી મોદીએ કહયું હતું કે જો ખેડુતોએ તેમની જમીનની તંદુરસ્તી વિશે જાણકારી મેળવવી જ જોઇએ જો જમીન તંદુરસ્ત નહી હોય તો ખેત ઉત્પાદનમાં વધારો નહી થાય આકાશવાણી સાથેની વાતયીતમાં કૃષિ સચિવ સંજય અગ્રવાલે ગઇકાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે આ પહેલના પરીણામે છેલ્લા પાંચ વર્ષમાં ખેત ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે દેશમાં તમામ ખેડુતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવા માટે રાજય સરકારોને મદદ કરવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડુતોને તેમની જમીનની ચકાસણી કરીને તેમાં કયા પોષક તત્વો ખુટે છે અને તે કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે અંગેની ખેડુતોને ભલામણ કરવામાં આવે છે

સરકારે આ યોજના માટે અત્યાર સુધીમાં સાતસો કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે

સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે ખેડુતોમાં જાગૃતિ ઉભી કરવા તેનુ મહત્વ તથા મુલ્ય સમજાવવા તેમજ આ યોજનાના લાભોથી ખેડુતોને પરીયીત કરવા દર વર્ષે આજના દિવસે સોઇલ હેલ્થ કાર્ડ દિવસ મનાવવામાં આવે છે નાગાલેન્ડના રાજય અમલીકરણ અધિકારી અને સંયુકત નિદેશક તેમજ જમીન અને જળ સંરક્ષણ નિદેશાલયના અધિકારી કે

આ યોજના અંતર્ગત તે ગામના દરેક ખેતરની માટીનો નમુનો લઇને તેનું વિસ્લેષણ કરાશે અને તેના આધારે જે તે પાક માટે જરૂરી પોષક તત્વો માટે આવશ્યક ખાતરોની ભલામણ દરેક ખેડુતને કરવામાં આવશે આ હેતુથી એક પ્રાદેશિક કાર્યશાળા મેઘાલયના ઇશાન ભારત પહાડી પ્રદેશ સંશોધન સંકુલ ઉમિયામ ખાતે યોજવામાં આવશે કેન્દ્રના કૃષિ અને ખેડુત કલ્યાણ રાજયમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાના મુખ્ય મહેમાન પદે આ કાર્યશાળા યોજાશે

કેન્દ્ર સરકાર દ્વારા દ્રસ્ટને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે બેઠકમાં ટ્રસ્ટ મંદિરના નિર્માણની શરૂઆત માટેની તારીખ નક્કી થવાની સંભાવના છે

આ બેઠક પછી પત્રકારો સાથે વાત કરતાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે તેમણે ઔષધી કાપડ ઉદ્યોગ રસાયણો વાહન ઉદ્યોગ રંગ તેમજ દુર સંદેશા વ્યવહારના ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે વિયારોનું આદાન પ્રદાન કર્યુ હતું શ્રીમતી સીતારમણે જણાવ્યું કે હવે તેઓ આ અંગે સંબંધિત મંત્રાલયોના સચિવો સાથે આજે બેઠક યોજશે અને સર્વગ્રાફી વિયાર વિમર્શના આધારે ટુંક સમયમાં કેટલાક પગલાની જાહેરાત કરવામાં આવશે શ્રીમતી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે કોરોના વાયરસના ફેલાવાના કારણે અત્યાર સુધી ભાવ વધારા અંગે કોઇ ચિંતા જનક સ્થિતિ ઉભી થઇ નથી

મનો એપ ઓપન મંય અથવા માઇ જી ઓ વી પર વિયારો અને સૂચનો આ શનિવાર સુધી મોકલી શકે છે

ગઇકાલે મળેલી બેઠક દરમિયાન મતદાર બનવા માટે એક વર્ષમાં એક કરતા વધુ લાયકાતની તારીખ મતદાર યાદી સાથે આધાર જોડાણ પેઇડ ન્યૂઝ ચૂંટણી ગુના તરીકે ખોટા સોગંદનામા અને ભ્રષ્ટ વ્યવહાર અંગે ચર્ચા કરવામાં આવી હતી લોકોના પ્રતિનિધિત્વના કાયદા હેઠળ પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના વચેટિયાઓને આવરી લેવાના મુદ્દાઓ અંગે પણ વિચારણા કરવામાં આવી હતી વિધાનસભાના વિભાગના સચિવ નારાયણ રાજુએ ખાતરી આપી હતી કે વિવિધ દરખાસ્તો વિચારણા હેઠળ છે

જો કે તેમના સાથ્રી નજીકના હરીફ અબ્દલ્લા અબ્દલ્લાએ આ પરીણામોને સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે અને પોતાને વિજેતા જાહેર કર્યા છે અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેઓ એક સમાવેશી સરકાર સ્થાપવા જઇ રહયાં છે

દરમિયાન તાલીબાને પણ અશરફ ધાનીના વિજયને ઠુકરાવી દીધો છે

હ્બેઇ પ્રાંત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં આ રોગયાળાનો ફેલાવો કાબુમાં છે હ્વેઇ પ્રાંતમાં પણ કોરોનાનો રોગયાળો ફેલાતો અટકાવવા દિવસો સુધી લોકોને ઘર બહાર નીકળવાની મનાઇ ફરમાવવામાં આવી હતી ચીનના રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળે જણાવ્યું હતું કે નવા કેસોની સંખ્યા ઘટી રહી છે ચીનના સરકારી માલિકીના પ્રસાર માધ્યમના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ શી જીનપીંગે ગઇકાલે બ્રીટનના પ્રધાનમંત્રી સાથે ફોન પર કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે રોગયાળો કાબુમાં લેવા કરવામાં આવેલા ઉપાયોમાં દેખીતી પ્રગતિ જણાઇ રહી છે